આ લેબમાં ઈલેકટ્રોનિક રોબોટિક્સ અને મિકેનિકલનું જ્ઞાન આપીને બાળ વૈજ્ઞાનિકો તૈયાર કરવામા આવશે જેમણે માત્ર ટીવીમાં જોવા હોય કે પછી લઝ્ન પ્રસંગે ડ્રોન કેમેરા જોવા હોય તેવા બાળકો અટલ લેબમાં રોબોટ અને ફ્રોન જાતે બનાવી શકાશે અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર નાના ગામડાઓ અને શહેરોમાં નાના બાળકોને બાળપણથી વૈજ્ઞાનિક બનવાની પ્રેરણા મળી રહે તે માટે અંતરિયાળ વિસ્તારોમાં નીતી આયોગ દ્રારા અટલ ટિકરિંગ લેબ બનાવવામાં આવે છે

શ્રી રૂપાલાએ સ્થાનિક આગેવાનો તેમજ જીલ્લા વહીવટી તંત્ર તેમજ ખેઇવદિન અધિકારીઓને સાથે રાખી તીડના ઉપદ્રવને અસરકારક રીતે ડામવા જરૂરી તમામ પ્રથાસો કરવા જણાવ્યું હતું ખેતરની અંદર અને વગડામાં તીડના ઝુંડને મારવા માટેના સાધનો અને દવાના જથ્થા સાથેની અલગ અલગ ટીમોની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું તેમજ ગ્રામપંચાયતના આગેવાનો તલાટીઓ દ્વારા સાથે મળીને ખેડૂતોમાં પણ જાગૃતિ લાવવા અસકારક પગલા ભરવામાં આવ્યા હોવાથી ખેતીને નુકસાન થાય તે પહેલા તીડનું આક્રમણ સમયસર નિયંત્રિત થઇ જશે તેમ તેમણે જણાવ્યું હતું

આ માટે તલાટીએ ઈ ટાસ એપથી પોતાની સેલ્ફી મોકલાવી હાજરી પુરાવી પડશે આ પદ્ધતિનો ત્રણ જીલ્લામાં પ્રાયોગિક અમલ થયા બાદ રાજ્યમાં દિવાળી બાદ અમલવારી શરૂ કરવાનું આયોજન છે

બે દિવસ સુધી યાલનારા આ ભરતી મેળામાં પ્રથમ દિવસે મીકેનીકલ શેડના ઉમેદવારોની ભરતી કરવામાં આવી હતી અને બીજા દિવસે કોપા એટલે કે કમ્પ્યુટર શેડના ઉમેદવારોની ભરતી કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે ઉચ્ચ અભ્યાસ બાદ પણ બેરોજગારીના પ્રમાણમાં વધારો થયો છે ત્યારે દર વર્ષે એસટી વિભાગ દ્વારા એપ્રેન્ટીસ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે આ વર્ષે પણ ખુબ મોટી સંખ્યામાં ઉમેદવારોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું

ભારતીય પરંપરામાં પુષ્ય નક્ષત્રનું સવિશેષ મહત્વ છે પુષ્ય નક્ષત્ર ખરીદી માટેનું શુભ મુર્હત હોવાથી બજારમાં પણ રોનક જોવા મળશે વેપારી વર્ગને આશા છે